પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે

ગાધીનગર થી વિડિયો કોન્ફરન્સ મારફતે દરેક જિલ્લાના કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશ્નર સાથે શ્રી મૂકીમે સંવાદ કર્યો હતો અને કોરોના સારવાર માટે લોકો હેરાન થાય નહીં તેનું ધ્યાન રાખવા તાકીદ કરી હતી જિલ્લા અને ગ્રામ્ય સ્તરે કોરોના અગમચેતીનું પાલન થાય તેનું ધ્યાન રાખવા ઉપરાંત રસીકરણ માં ઝડપ લાવવા પણ શ્રી મૂકીમે સૂચના આપી હતી દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં કેટલી પથારી છે અને પ્રાણવાયુ ના પુરવઠા ની શું સ્થિતિ છે તેની પણ વિગતવાર સમિક્ષા શ્રી મૂકીમે કરી હતી આરોગ્ય કમિશ્નર શ્રી શિવહરે પણ આ સમિક્ષા બેઠકમાં હાજર હતા

કચ્છમાં રસીકરણની સમિક્ષા માટે ભુજ ખાતે મહત્વની બેઠક યોજાઈ ગઈ જેમાં સાંસદ વિનોદ યાવડા અને રાજ્ય મંત્રી વાસણભાઈ આહિર હાજર રહ્યા હતા આ બેઠકમાં શ્રી ચાવડાએ રસીકરણનો વ્યાપ વધારવા માટે દરેક સમાજના આગેવાનોની મદદ લેવા તંત્રને સૂચન કર્યું હતું

મોરબીમાં જથ્થાબંધ વેપાર કરતી પેઢીઓ બપોરે બે વાગ્યા પછી બંધ રાખવાનો વેપારીઓ એ નિર્ણય કર્યો છે તો કોડીનારની પોલીસે માસ્કનું મોટા પાયે જાહેર વિતરણ કરી લોકોને રોકડ દંડ અને બીમારીથી બચવા અપીલ કરી હતી તાપી જિલ્લાના મુખ્ય શહેર એવા વ્યારા અને સોનગઢની બજાર પણ બપોરે બે વાગ્યા પછી બંધ રાખવાનું વેપારીઓએ નક્કી કર્યું છે ગોધરાની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડની લિફ્ટમાં પાંચ જેટલા દર્દી ફસાતા તેમના બચાવ માટે અઝિશમન તંત્રની મદદ લેવી પડી હતી દ્વારકા પંથકના અનેક ગામડાઓમાં પણ લોક ડાઉનનો નિર્ણય પંચાયતના આગેવાનો એ લીધો છે દાહોદના ફતેપુરા તાલુકાના ગામડાઓ પણ સ્વચ્છિક રીતે કામકાજ બંધ રાખવા આગળ વધી રહ્યા છે મોરબી જિલ્લા પંચાયતના સભ્ય અજય લોરીયા એ આર્થિક રીતે નબળા હોય તેવા કોરોના દર્દીઓને રેમડેસીવીર ઈંજેકશન રાહત ભાવે લાવી આપવાની સેવા શરૂ કરી દાખલો બેસાડયો છે

દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા શ્રદ્વાળુઓને અનુરોધ કરાયો છે કે સૌ પોત પોતાના ઘરે રહી દુઆ કરે કે વિશ્વ ભારત અને આપનું ગુજરાત કોરોના રોગયાળા થી મુક્ત બને જામનગરમાં કોરોના વિસ્ફોટને પગલે જિલ્લા કલેકટરે લોકોને વર્ક ફોમ હોમનો સલામત વિકલ્પ શયકા હોય ત્યાં હાથ ધરવા અપીલ કરી છે જામનગરમાં પણના ગલ્લા અને કરિયાનાની દુકાન જેવા વેપારીને વહેલી તકે રસી માટે આગળ આવવા પણ અપીલ કરાઈ છે દાહોદમાં લધુમતી સમાજના લોકો એ મદરેસસામાં યોજાયેલા રસીકરણ કેમ્પમાં ભાગ લઈ સૌને રસી મૂકવવા માટે આગળ આવવા દ્રષ્ટરાંત પૂરું પડ્યું છે તો રાજકોટમાં સોની સમાજ દ્વારાનુ આયોજન કોરોના રસી લેનાર પોતાની જ્ઞાતિના પ્રત્યેક સ્ત્રી અને પુરૂષને કીમતી ભેટ આપવાની પહેલ કરાઈ છે જામનગર ખાતે સાંસદ પૂનમબેન માડમે તેમના પરિવાર સાથે કોરોના રસી મૂકાવી હતી

ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં રસીકરણ કેમ્પ યોજાયા છે અને ત્યાં જાગૃત નાગરિકો નો ધસારો દિવસભર જોવાયો છે

જ્યાં યાત્રીઓએ નમક સત્યાગ્રહ સ્મારકની મુલાકાત લીધી હતી હાલ દાંડી ખાતેના પ્રાર્થના મંદિર ખાતે ગાંધી ચિંતન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે જેમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમ જોડાયા છે આવતીકાલે યોજાનાર સમાપન સત્રમાં ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દાંડીના પ્રાર્થના મંદિર ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે ત્યારબાદ બંને મહાનુભાવો સૈફી વિલા અને નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલની મુલાકાત કરશે

દૂરદર્શન અને આકાશવાણી ઉપરાંત ભાજપના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઉપરથી તેનું જીવંત પ્રસારણ કરશે ગુજરાત ભાજપ તરફથી કાર્યકર્તાઓને કહેવાયું છે કે સ્થાપના દિવસ નિમિત્તે પોતાના વિસ્તારના આગેવાન પદાધિકારીના નિવાસ સ્થાને એકઠા થવું અને પક્ષ નો ધ્વજ ત્યાં લગાવવો કોરોના અગમચેતીના યુસ્ત પાલન સાથે સ્થાપના દિવસની ઉજવણી કરવાની તાકીદ કાર્યકરોને મોવડી મંડળે કરી છે

આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથેની વાતચીતમાં સિંગાપોર અને દુબઇની તર્જ પર ગિફટ સિટીને વર્લ્ડ કલાસ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન ફોર ફાયનાન્સિયલ એન્ડ ટેકનોલોજી કંપનીઝની સ્થાપના માટે વિકસીત કરવાની પ્રતિબદ્ધતા શ્રી રૂપાણીએ વ્યકત કરી હતી તેમણે જણાવ્યુ હતું કે ગુજરાત ભારતમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ મેળવનારા રાજ્યોમાં અગ્રેસર છે

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ દેશ અને રાજ્યનાં વિકાસમાં સિંગાપુર દેશનાં સહયોગ માટે પ્રશંસા વ્યકત કરી હતી રાજ્યપાલશ્રી એ હાઈ કમિશ્નરશ્રીને સ્મૃતિ ભેટ પણ અર્પણ કરી હતી

આર

સ્ફૂલ સાયન્સ કોલેજ છાત્રાલય વગેરેના કામ ચોમાસા પહેલાં હાથ ધરવાનું આયોજન કરાયું હતું વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તા રના ગામોમાં આગામી દિવસોમાં પીવાના પાણી માટે જયાં ઓવરહેડ ટેન્કા ટેન્કલરોની જરૂર હોય ત્યાં જરૂરી વ્યવસ્થાજ કરવા પાણી પુરવઠા વિભાગને શ્રી પાટકરે જણાવ્યું હતું

ગાંધીનગર મહાનગરપાલિકા હૃદ વિસ્તારમાં નોધાયેલ પાક રક્ષણ તેમજ સ્વરક્ષણ પરવાના હેઠળના હથિયાર પરવાનેદારે સંબંધિત પોલીસ સ્ટેશન અથવા હથિયાર દારુગાળી સુરક્ષિત અને અનામત રાખવા માટેના અધિકૃત આર્મ્સ ડીલર પાસે તા